જ્યારે દેશની ત્રષ્નેય સેનાના અધ્યક્ષ દ્વારા તેમને સલાથી આપવામાં આવી હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાના સ્પીકર સુમીત્રા મહાજન અને ભાજપના અગ્રણી નેતા લાલ ક્રષ્ણ અડવાણી પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહન સિંહકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગ્રાંધી દ્વારા પપ્ન તેયને અંતિય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

સ્વર્ગસ્થના માનમાં કેન્દ્ર સરકારની અને કેન્દ્રના જાહેર સાહસોની તમામ કચેરીઓમાં આજે બપોર પછી અર્ધા દિવસની રજા જાહેર કરી છે દિલ્હી સરકારે પણ તેની તમામ કચેરીઓ શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી હતી

ટી કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું છે કે એસ

ટી સમુદાયના સરકારી કર્મચારીઓને બઢતીનો લાભ રોકવા ક્રિમીલેયર અર્થાત્ લાભ માટે નિર્ધારીત આવક કરતાં વધુ આવક હોવી એ નિયમ લાગુ કરી શકાશે નહિ

વેજ્નગોપાલે મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના વડપછ્ન હેઠળની પાંચ જજ્જોની બંધારજ્ઞીય બેન્ચ સમક્ષ રજુઆત કરી હતી કે એસ

વર્ગના વધુ આવક ધરાવતા લોકોને કિમીલીયરનો નિયમ લાગુ કરી શકાય છે તેવો કોઇ ચુકાદો અપાયો નથી તેમણે કહ્યું કે કેટલાક લોકોની આવક યોજનાનો લાભ મેળવવા માટેના માપદંડ કરતાં વધી હશે તો પણ આ વર્ગને લાગેલો સામાજીક કલંક અને પછાતપશ્ચાની સમસ્યા તેમને હજી પણ નડી રહી હોય છે

વર્ગના કેટલાંક લોકોને બાકાત રાખવાનો નિર્ષ્ઠય રાષ્ટ્રપતિ અને સંસદ લઇ શકે છે અને તે બાબત ન્યાયતંત્રના કાર્યશ્નેત્ર બહારની છે

વર્ગના ક્રિમીલેયરમાં આવતા લોકોને સરકારી નોકરીમાં બઢતી આપવા અંગેનો કેસ સાત ન્યાયાધીશોની બેન્ચને આપવો કે કેમ તે અંગે વિચારણા કરી રહી છે અશરફ નથવાણી વરસાદ બંગાળના અખાતમાં ઊભું થયેલું હવાનું હળવું દબાણ વધુ ઘેરું બનીને આજે ગુજરાત પહોંચતાં રાજ્યના વિવિધ જિલ્લાઓની સાથે કચ્છમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે

આ ઉપરાંત અંજાર તાલુકાના નગા વલાડિયા ગામ થી શિવજી ભાઈ એ જણાવ્યું કે આજે દસેક મીલીમીટર વરસાદ પડ્યો છે

આજે સવારના સાડા પાંચ વાગ્યાની ઉપગ્રહની તસવીર મુજબ જમીનથી લગભગ છ કિલોમીટર ઉંચે સુધીના વરસાદી વાદળો અગ્નિ ખૂણામાંથી વાયવ્ય દિશા તરફે આગળ વધી રહ્યા છે તેની અસર હેઠળ આજ સવારથી રવિવાર સાંજ સુધી સમગ્ર કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વ્યાપક વરસાદ થવાની પૂરી શક્યતા છે આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે ભારે વરસાદ થવાની અને કેટલાંક સ્થળોએ અતિભારે વરસાદ થવાની પજ્ઞ આગાહી છે લોકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોને આજ રાત્રી તેમજ આવતીકાલે દિવસ દરમિયાન સાવધ રહેવાની અને પાપ્તી ભરાવાની શક્યતા જપ્તાય તો ઉંચાપ્તવાળા સલામત સ્થળે ખસી જવાની સલાહ અપાઈ છે

જેની તમામ સબંધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી કચ્છ ભુજ દ્વારા જષ્માવાયું છું